ચૂંટણી પ્રચાર આજે ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસના અગ્રણીઓ દ્વારા ચૂંટણીસભાઓનું આયોજન કરવામાં આવ્યું છે ભાજપના અગ્રણી અને ગાંધીનગર લોકસભાના ઉમેદવાર શ્રી અમીત શાહ આજે બે ચૂંટણીસભાઓમાં સંબોધન કરશે અમીત શાહની પ્રથમ જાહેરસભા ગીર સોમનાથ જિલ્લાના કોડીનારમાં યોજાશે બપોરે બનાસકાંઠા બેઠક માટે રોડ શો યોજશે અને ડીસામાં જાહેરસભા સંબોધશે કોંગ્રેસના અધ્યક્ષ શ્રી રાહ઼લ ગાંધી પણ આજે સૌરાષ્ટ્રમાં જાહેરસભા કરશે તેઓ આજે બપોરે ત્રણ વાગે ભાવનગરમાં રેલીને સંબોધશે આકાશવાણી અમદાવાદના સંવાદદાતા યોગેશ પંડવા એક અહેવાલમાં જણાવે છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ અઠવાડિયામાં ગુજરાત રાજ્યમાં ચાર જનસભાઓમાં સંબોધન કરશે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાબરકાંઠા સુરેન્દ્રનગર અને આણંદમાં બુધવારે અને ગરૂવારે આણંદમાં જનસભાને સંબોધન કરશે

દરમ્યાન કોંગ્રેસ અને ભાજપના સ્થાનિક નેતાઓ પણ પ્રચારમાં કાર્યરત છે તેમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી કેન્દ્રિયમંત્રી પુરૂષોત્તમ રૂપાલા મનસુખભાઇ માંડવીયા જ્યારે કોંગ્રેસના સ્થાનિક અગ્રણીઓ અર્જુનભાઇ મોઢવાડિયા સહિત અન્ય નેતાઓ ચૂંટણી પ્રચાર કરી રહ્યાં છે બેલેટ પેપર મતદાન આજે તાપી જિલ્લામાં વિવિધ ત્રણ સ્થળોએ પોસ્ટલ બેલેટ પેપર દ્વારા મતદાન યોજાયું છે ભારતીય ચૂંટણીપંચ દ્વારા દેશનો કોઇ પણ નાગરિક પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે હેતુથી ચૂંટણીના દિવસે ફરજ બજાવતા કર્મચારીઓ અને અધિકારીઓ માટે પોસ્ટલ બેલેટથી મતદાન કરવાની વ્યવસ્થા હાથ ધરાઇ છે તાપી જિલ્લાના વ્યારા સોનગઢ અને નિઝરમાં પોસ્ટલ બેલેટ પેપરથી મતદાન યોજાયું છે

આર ડી

બોટ ડુબી પ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકા નજીક દરિયામાં બે બોટ ડુબી જતા છ માછીમારોનો આબાદ બચાવ થયો હતો જ્યારે એક માછીમાર લાપત્તા છે ખરાબ વાતાવરણને કારણે દ્વારકા નજીક માછીમારી કરી રહેલી બે બોટો દરિયાના મોજામાં ગરકાવ થઇ ગઇ હતી અને બોટમાં સવાર સાત માછીમારો પણ દરિયામાં તણાઇ રહ્યા હતા જે પૈકી છ માછીમારોને બચાવી લેવામાં આવ્યા છે કોસ્ટગાર્ડ દ્વારા લાપત્તા એક માછીમારની શોધખોળ ચાલ્ છે

ઉદ્યાનમાં તમામ પ્રકારની વનસ્પતિઓ વનઓષધિઓ કેકટસની વિવિધ જાતો દેશી અને વિદેશી ફ્લ છોડ હોવાથી આ ઉદ્યાન વનસ્પતિશાસ્ત્રના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી અને માર્ગદર્શન સાબિત થઇ રહ્યું છે આ ઉદ્યાનમાં બોટની ફેસ્ટીવલમાં વિવિધ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ આવે છે આ ઉદ્યાન વિદ્યાર્થીઓ ઉપરાંત પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે હાલમાં શાળા કોલેજોમાં વેકેશન હોવાથી ગુજરાત સહિત મહારાષ્ટ્રમાંથી પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવી રહ્યાં છે

જેમાં વિશ્વભરના સ્પર્ધકો ભાગ લેશે જેમાં મહેસાણાના ચાર સ્પર્ધકો ભાગ લઇ રહ્યા છે વિશ્વની આર્યનમેન સ્પર્ધામાં સ્વિમીંગ સાયકલીંગ અને દોડ એમ ત્રણ સ્પર્ધાને સંયુક્ત રીતે સાંકળતી એક સ્પર્ધા છે

મી

મી ની દોડ હોય છે

શારીરિક સાથે માનસિક બળની જરૂર હોય છે સ્કાઉટ ગુજરાત રાજ્ય ભારત સ્કાઉટ એન્ડ ગાઇડ સંઘ દ્વારા ગાંધીનગર રાજભવન ખાતે સ્કાઉટ એન્ડ ગાઇડ રાજ્યપાલ એવોર્ડ વિતરણ સમારોહમાં ભાવનગર જિલ્લાના બે વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું ભાવનગર જિલ્લાના અમારા પ્રતિનિધિ જણાવે છે કે શહેરની દક્ષિણામૂર્તિ વિનય મંદિરમાં અભ્યાસ કરતી કુમારી હેલી શક્લ અને ગીજીભાઇ કુમાર મંદિરના વિદ્યાર્થી શુભમ વ્યાસને રાજ્યપાલ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો રાજ્યપાલ શ્રી ઓ

કોહલીએ આ બંને વિદ્યાર્થીઓને એવોર્ડ આપી સન્માનિત કર્યા હતા

આ પ્રસંગે ગરીબ પરિવારોને ફુડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું